પ્રાદેશિક સમાયાર જાનુ પરમાર વાંચે છે

પાટિલએ આજે લીંબડી બાદ મોરબીમાં સભા સંબોધી કોંગ્રેસના ચૂંટણી પ્રયારમાં વેગ લાવવા માટે પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલની સભા

પાટિલ આજે લીંબડી બાદ મોરબી પહોંચ્યા હતા અને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે યોજાયેલી સભા ને સંબોધી હતી શ્રી રૂપાણીએ આ પ્રસંગે દાવો કર્યો હતો કે પેટા ચૂંટણી હેઠળ ની આઠે આઠ બેઠકો ભાજપ ને ફાળે આવશે કારણ કે મતદારો લોક સેવાના કામને વધાવશે રાજય અને કેન્દ્રની ભાજપ સરકારની વિકાસ માટેનું જહેમતને લીધે ગુજરાત નવી ઊંચાઈએ પહોયી રહ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું શ્રી રૂપાણીએ કહ્યું હતું કે સૌનો સાથ લઈ વિકાસ કરવાની ભાવના ભાજપ ધરાવે છે એટ્લે મતદારો કમળનું બટન દબાવી ઈતિહાસ રયતા જાય છે પ્રદેશ પ્રમુખ સી

પાટિલે આ પ્રસંગે નાતજાતના વિભાજનમાં પડ્યા વગર ભાજપ ઉપર પસંદગી ઉતારવા મતદારો ને અપીલ કરી હતી કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને સિધ્ધાર્થ પટેલે પ્રયારનું સુકાન સંભાળ્યું છે કરજણ બેઠકના પ્રયાર માટે કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલ ત્યાં રોકાયા છે અને ગ્રામીણ વિસ્તારોમાં કાર્યકરોને સંગઠિત કરી રહ્યા છે તેમણે આજે કરજણ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી મતદારોને કોંગ્રેસને જિતાડવા આગ્રહ કર્યો હતો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો ચૂંટણી પ્રવાસ ગઢડા પંથકમાં યોજાઈ ગયા બાદ તેઓ સૌરાષ્ટ્રની અન્ય બેઠક માટે પ્રચાર માળખું ગોઠવી રહ્યા છે તો શ્રી મોઢવાડિયાએ ડાંગ અને કપરાડા બેઠક ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેઓ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર માટે રોકાયા છે

કોંગ્રેસની તરફેણમાં મતદાન થાય તેવા પ્રથન્ત કોંગ્રેસના કાર્યકરોએ શરૂ કર્યા છે વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોનો સંપર્ક પણ કોંગ્રેસ કાર્યકરો કરી રહ્યા છે

ગુજરાતના મુખ્ય યૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલી કૃષ્ણએ બહાર પાડેલી સૂચના મુજબ ધંધા રોજગાર કે ઔધ્યોગિક એકમોમાં કાથમી કે હંગામી કર્મચારી તરીકે કામ કરતાં અને મતાધિકાર ધરાવતા લોકોને રજા આપવી પડશે પેટા યૂંટણીનું મતદાન ત્રીજી નવેમ્બરે જ્યાં યોજાવાનું છે તે બેઠકોમાં અબડાસા લીંબડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડાનો સમાવેશ થાય છે

તેમણે ઉમેર્યું કે વીજ ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે

સુરત પોલીસની અપીલ સુરત પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી ઈદ એ મિલાદ ના રોજ ઝુલુસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે અને અપીલ કરી છે કે મુસ્લિમ સમુદાય આ તહેવારની ઉજવણી ઘરમાં રહીને કરે અને જાહેરમાં એકઠા કોઈ થાય નહીં કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે સુરત પોલીસે આ નિર્ણથ લીધો છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કોરોનાને હરાવવા માટે રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે

પશ્ચિમ રેલ્વે ના ભાવનગર ડિવિઝન દ્વારા પોરબંદરથી શાલીમાર વચ્ચે દોડતી ખાસ પાર્સલ દ્રેન લોકડાઉન બાદ શરૂ કરવામાં આવી હતી

આ પાર્સલ ટ્રેનમાં અત્યાર સુધીમાં માછલી ફિશિંગ નેટ પાપડ રસોડાની વસ્તુઓ હાર્ડવેર તબીબી વસ્તુઓ જેમ કે સેનિટાઈઝર વગેરે પ્લાસ્ટિકની વસ્તુઓ અને અન્ય સામાન્ય ચીજો વસ્તુઓ લોડ કરવામાં આવે છે પોરબંદરથી પશ્ચિમ બંગાળ રાજ્ય માટે સૌથી વધુ માછલીના માલનું લોડિંગ કરવામાં આવેલ છે

આ પ્રતિબંધક હુકમ દેવ દિવાળી આટલે કે પહેલી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે યાઇનિઝ તુક્કલના વેચાણ ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી છે ભુજ કાફ્ટ ભુજ તાલુકાના અજરખપુર ખાતે આવેલા શ્રુજન સંસ્થાના આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રાફ્ટ મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્મિંગ ડિઝાઇન સેન્ટર ને હવે ઘર બેઠાં નિહાળી શકાશે સંસ્થાના ચેરમેન દિપેશભાઇ શ્રોફ અને મેનેજીંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ દ્વારા આ ટેકનોલોજી સભર વર્ચ્યુઅલ ટુર ને ઓનલાઈન ખુલ્લું મુકાયું છે

આ અંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફે આ મુજબ જણાવ્યું હતું

લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળે હેતુથી મનરેગા હેઠળ આવા કામ હાથ ધરાય છે

ટી યુ

આગામી સમયમાં આંતરરાષ્ટ્રી ાય રોબોકોન સ્પર્ધામાં જી ટી